ત પશ્ચિમ બંગાળ આસામ તમિળનાડુ કેરળ અને પુડુચ્ચેરીમાં જાહેર યુંટણી પ્રયાર વેગીલો બન્યો રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકો સહીત અગ્રણી નેતાઓને પ્રચારમાં જોડવામાં આવ્યા

રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકો સહીત અગ્રણી નેતાઓને પ્રચારમાં જોડવામાં આવ્યા તમિળનાડુમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે એડી ચોટીના પ્રયત્નો કરી રહ્યા છે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ કોઈમ્બતુરના દક્ષિણ માર્ગ પર સ્ફૂટર ચલાવ્યું હતું પાર્ટીની મહિલા પાંખે રાજા સ્ટ્રીટ વિસ્તારમાં ટુ વ્હિલર શોભાયાત્રા કાઢી હતી આ પહેલા મીડિયા સાથે વાત કરતી વખતે શ્રીમતી ઇરાનીએ લોકોને વિનંતી કરી કે એ પાર્ટીને સમર્થન આપે જે વિકાસને પ્રોત્સાહિત કરે ચેન્નઇમાં ચૂંટણી લડવાની તસવીરો પણ તેણે પોતાના ટ્વીટમાં શેર કરી હતી

ના જોઇન્ટ કોઓર્ડિનેટર અને મુખ્યમંત્રી પલાનીસામીએ એ રાજા દ્વારા વ્યક્તિગત રીતે હૃમલો કરવા બદલ ટીકા કરી હતી

કે ની આગેવાની હેઠળના મોરચાના નેતા એમ

સ્ટાલિન કોંગ્રેસના સાંસદ રાહ્લ ગાંધી એમ ડી એમ કે નેતા વાઇકો ડાબેરી પક્ષના નેતાઓ વી સી કે

એમ એલ અને એમ એમ કે પક્ષના નેતાઓ સહિત તમામ નેતાઓએ બેઠક કરી હતી

એમ કે સાંસદ એ રાજા સામે ભારતીય દંડ સંહિતા હેઠળ મુખ્યમંત્રી પલાનીસામી પર વ્યક્તિગત મૌખિક હુમલો કરવા બદલ કાયદા અનુસાર કેસ નોંધવામાં આવ્યો હતો ફરિયાદ મળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારીએ જરૂરી કાર્યવાહી માટે જિલ્લા ચૂંટણી અધિકારીને સુચના આપી છે

પહેલી એપ્રિલે મતદાન યોજાશે આજે હોળીની ઉજવણી સાથે રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે હોળીના રંગોની સાથે મતદારોને આકર્ષવા તમામ પ્રયાસ કરી રહ્યા છે મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સર્વાનંદ સોનોવાલે ગુહાહાટી ખાતે હોળીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો નેડા હિમાન્તાના કન્વીનર બિસ્વા સરમાએ પણ આજે રેલીઓને સંબોધન કર્યુ હતું અને લોકોને ભાજપને મત આપવા વિનંતી કરી હતી બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રિપૂન બોરાએ કહ્યું કે રાજ્યના યુવાનો પક્ષની નોકરીની બાંયધરીના વચનનો સારો પ્રતિસાદ આપી રહ્યા છે બોડોલેન્ડ પીપલ્સ ફન્ટના નેતા રિહોન ડાઇમરીએ પણ ઉદલગુરી ખાતે રેલીઓને સંબોધન કર્યું હતું

યુ ડી એફ અસમ ગણ પરિષદ યુ

એલ અસમ રાષ્ટ્રીય પરિષદ જેવા અન્ય પક્ષો પણ મતદારોને લલચાવવાના પ્રયાસ કરી રહી છે

આ પૈકી મુખ્યમંત્રી મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે તે માટે પણ મતદાન થવાનું છે

આ વખતે ભાજપે આ બેઠક પર શુભેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે સી પી

એમ ના મીનાક્ષી મુખર્જી સંયુક્ત મોરચાના ઉમેદવાર તરીકે યૂંટણી લડી રહ્યા છે યૂંટણી પ્રચારને હજી બે જ દિવસ બાકી છે ત્યારે ભાજપ તૃણમૂલ કોંગ્રેસ સંયુક્ત મોરચા અને અન્ય પક્ષોએ મતદારોને રાજી કરવામાં કોઈ કસર છોડી નથી

ના ગુંડાઓએ નિર્દયતાથી માર માર્યો હતો તેમણે કહ્યું તેમના પરિવારના દર્દ અને ઘા લાંબા સમય સુધી ટી એમ સી વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ત્રાસ આપશે શ્રી શાહે કહ્યું કે બંગાળ આવતીકાલે હિંસા મુક્ત થવા માટે લડશે બહેનો અને માતા માટે સુરક્ષિત રાજ્ય બનાવવા માટે પહેલી તારીખે મતદાન કરશે

આ આઠ રાજ્યોમાં મહારાષ્ટ્ર કર્ણાટક પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત કેરળ તમિળનાડુ અને છત્તીસગઢમાં દરરોજ વધુને વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે

જેં અત્યાર સુધીના સૌથી વધુ રહ્યા છે

બાલતાલ અને ચંદનવારી બંને રૂટથી યાત્રા કરવા માટે નિર્ધારીત બેન્કની દેશભરની શાખાઓમાંથી નોધણી કરાવી શકાશે